મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે નારીશક્તિની વંદના સાથે નવરાત્રી પર્વ ઉજવીએ પરંતુ કોરોના સંક્રમણ ની પરિસ્થિતિને અનુલક્ષીને નવરાત્રી ગરબા ના મોટા પાયે થતા આયોજનો ને મંજુરી નથી અપાઈ

નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે તેમ પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

એમ પ્રજાપતી અબડાસાની પેટા ચૂંટણી યોજાવાની છે તેની ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે

મતદાન મથકો પર ફરજ પરના કર્મચારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે આ અંગે વધુ જાણકારી આપતા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું

પ્રધ્યુમનસિંહ જાડેજા જેઓ અગાઉ કોંગ્રેસની ટીકીટ પર ચૂંટાયા હતા તેઓ આ વખતે ભાજપની ટીકીટ પર ઉભા રહ્યા છે જયારે ડોક્ટર શાંતિલાલ સેંઘાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે યૂંટણી લડે છે

ભાવેશ આચાર્ય બાઈટ ઈન્જિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ બદલ દેશની શ્રેષ્ઠ શાખા જાહેર થવા સાથે ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન ગાંધીધામ ડો ભાવેશભાઈ આયાર્યને રાષ્ટ્રકક્ષાએ શ્રેષ્ઠ કાર્યકર તરીકે ગોલ્ડ મેડેલ જાહર થયો છે ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય શાખાને રૂા

આ સિધ્ધી બદલ ખુશી વ્યક્ત કરતા ડો ભાવેશભાઈ આચાર્યએ આ મુજબ જણાવ્યું હતું

નવરાત્રીનું મોટા પાયે આયોજન કોરોના સંક્રમણ ને લીધે સરકાર શ્રીના જાહેરનામાં અનુસાર ક્યાય પણ થશે નહિ પરંતુ શેરી કે સોસાયટીમાં ગરબાનું આયોજન માત્ર માતાજીના પૂજન સુધી સીમિત રહેશે